મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે તેમજ ફરીથી પરીક્ષા સમયે ઉમેદવારોને બસભાડું નહીં આપવું પડે તેવી જાહેરાત કરી છે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે ઉમેદવારોનું બસનું ભાડું રાજ્ય સરકાર ચુકવશે તેમજ આવી ઘટના ફરી ન બને તે માટે વિભાગોને સૂચના આપવામાં આવી છે લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે જાહેરાત કરી છે કે અસામાજિક તત્વો દ્વારા પરીક્ષાનું પેપર લીક કરાયું છે જેથી લોકરક્ષક ભરતી માટેની પરીક્ષા આજે યોજાવાની નથી

પરીક્ષા અગાઉ પેપર લીક થવા મામલે જાણ થઈ જેથી આ પગલા લેવાયા છે તેમજ તેમણે જણાવ્યું છે કે પેપર લીક થવા મામલે જવાબદાર વિરુદ્ધ પગલાં લેવાશે

તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યાં હતા

લેખિત પરીક્ષા લેવાયા બાદ મેરિટ યાદી બહાર પાડવામાં આવશે

આશતોષ અંતાણી કુચ્છઃ પોલીસ ભરતી બોર્ડ પરીક્ષા ભુજઃ રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજીત લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા મોકૂફ રાખી દેવાઈ છે

એ જ રીતે અન્ય જિલ્લાઓમાં પરીક્ષા આપવા ગયેલાં કચ્છના ઉમેદવારોને પણ ધરમધક્કો થયો છે રાજ્ય પોલીસ ભરતી બૉર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી પેપર લીક થઈ જતાં પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી છે આ અંગે જિલ્લાસ્તરે સંબંધિત પોલીસ વડા અને પરીક્ષા વિભાગના અધિકારીઓને જાણ કરી દેવાઈ છે

ગેરરીતિ ડામવા ઉમેદવારોને જિલ્લાફેર કરાયાં હતા કચ્છમાં પરીક્ષાનું સંચાલન કરી રહેલાં જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ અને શિક્ષણ નીરિક્ષક વી એમ

પેપર બપોરે ત્રણથી ચાર વાગ્યા દરમિયાન લેવાનું હતું

જો કે હવે પરીક્ષા મોકૂફ રહેતાં તમામ ઉમેદવારોને તે અંગે જાણ કરી દેવાઈ છે આગામી એકાદ મહિનામાં પરીક્ષાનું પુનઃ આયોજન કરાય તેવી શક્યતા છે પરીક્ષા મોકૂફ રખાતાં ઉમેદવારોના નિરાશા છવાઈ ગઈ છે

આ ટેલેન્ટ હન્ટ કાર્યક્રમ અંતર્ગત લોકસંગીત અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દ્રષ્ટિહીન મંદબુધ્ધી અસ્થિવિષયક તેમજ મૂક ભાઈ બહેનો ઉમર પ્રમાણે ત્રણ શ્રેણીમાં ભાગ લીધો હતો ઝોન કક્ષાએ વિજેતાઓ વચ્ચે આવતીકાલ વિશ્વ દિવ્યાંગ દિન તરીખ ત્રીજી ડિસેમ્બરના રોજ જિલ્લા મથક ભુજમાં ગેઈમ્સ ઓડિટોરીયમ ખાતે ફાઈનલ યોજાશે

આ બે દિવસીય ઉજવણી અંતર્ગત દાંડીયારાસ લોકડાયરો દિવ્યાંગોના લગ્નમેળાની માહિતી સંતોના આશિર્વચન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

કચ્છનું કાશ્મીર એવું સરહદી અબડાસા તાલુકાનું મુખ્ય મથક નલીયા રાજ્યમાં સૌથી શીત મથક બની રહ્યું છે